સી ટી વી કેમેરાની વ્યવસ્થા કરાઈ છે

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમાએ આ પરીક્ષાર્થીઓને શુભકામના પાઠવતા જણાવ્યું છે કે વિદ્યાર્થીઓ નિશ્ચિતતાપૂર્વક પરીક્ષાઓ આપી શકે તે માટે માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે

જિલ્લા કક્ષાએ વિદ્યાર્થીઓને મંઝવતા પ્રશ્નોનું સતત માર્ગદર્શન મળી રહે તે માટેની વ્ય્વસ્થા પણ કરવામાં આવેલી છે રાજય કક્ષાએ કન્ટ્રોલ રૂમ પણ કાર્યરત કરાયો છે પરીક્ષાઓમાં કોઈપણ સંજોગોમાં ગેરરીતિ ન થાય તેની તકેદારી પણ રખાઈ છે

વહાણવટા તેમજ રસાયણ અને ખાતર રાજ્યમંત્રી મનસુખ માંડવિયા અને મુખ્યમંત્રી વિજય રૂપાણી આ પરિષદમાં હાજર રહ્યો છે આ કાર્યક્રમની વિષયવસ્તુ છે પરવડે તેવા જવાબદારીપૂર્ણ અને ગુણવત્તાપૂર્ણ તબીબી ઉપકરણોને પ્રોત્સાહન આપવું ગુજરાતમાં પ્રથમ વખત આ પરિષદ યોજાઇ રહી છે અને ગુજરાત આ કાર્યક્રમમાં ભાગીદાર રાજ્ય છે આ કાર્યક્રમ દરમિયાન ફાર્માસ્યુટિકલ્સ અને તબીબી ઉપકરણો પર આધારિત એક પ્રદર્શન પણ યોજાશે

એક ભારત શ્રેષ્ઠ ભારત નેહરૂ યુવા કેન્દ્ર દમણ ખાતે એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આયોજિત આંતરરાષ્ટ્રીય યુવા આદાન પ્રદાન કાર્યક્રમનું સમાપન થયું હતું આ પ્રસંગે શિબિર દરમિયાન કરાયેલા સાંસ્કૃતિક આદાન પ્રદાન સ્થાનિક ગામોની મુલાકાત ભાષા ફૂડ ફેસ્ટિવલ પરંપરાગત રમતો પરેડ જેવી પ્રવૃતિઓ અંગે જાણકારી અપાઈ હતી આ પ્રસંગે ચંડીગડની ટીમે ભાંગડા અને સીલવાસાની ટીમે ગરબા દમણની ટીમે ટીમલી પોંડિચેરી ટીમે કરકાટટમ નૃત્ય પ્રસ્તુત કર્યા હતા વિધાર્થીઓને પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતા

આજે સવારથી કચ્છ જિલ્લાના ભુજ અબડાસા લખપત અને નખત્રાણા તાલુકા ના વિવિધ વિસ્તારમાં પવન સાથે માવઠું વરસયું હતું

જનરલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તપાસકરાવાતાં નેગેટિવ રિપોર્ટ આવ્યો છે કોઇપણ શંકાસ્પદ પરિસ્થિતિને પહોંચી વળવા અદાણી મેડિકલ કોલેજમાં બે વોર્ડ અલગતારવાયા છે જેમાં કોરોના શંકાસ્પદ જણાય તેવા દર્દીને આઇસોલેશન વોર્ડમાં જ્યારેકોરોના પોઝિટિવ કોઇ દર્દી હોય તો તેને દાખલ કરવા આઇસીયુ વોર્ડ તૈયાર કરાયો છે

આવા દર્દીઓની સારવાર માટેની ટીમ અંગે જણાવ્યું કે કોરોનાના નોડલ ઓફિસર ડો દીપક બલદાણિયા અને મેડિસીન ડિપાર્ટમેન્ટના તબીબો પેરામેડિકલ સ્ટાફ પેશન્ટ કેર સ્ટાફને તાલીમ અપાઇ રહી છે

જિલ્લા કલેક્ટર રમ્યા મોહન અને પી

નામેનેજીંગ ડિરેક્ટર શ્રી શ્વેતા ટીઓટીયાએ લીલી ઝંડી આપીને કારડ્રાઈવિંગ સ્કૂલને ખુલ્લી મૂકી હતી ઉલ્લેખનિય છે કે રાજ્ય સરકારની હસ્તક પી જી

દ્વારાસામાજિક જવાબદારી હેઠળ આપહેલ કરાઇ છે જેમાં કંપની દ્વારા આઈ ટી આઈ મેનેજમેન્ટકમિટીને કાર આપવામાં આવી છે આ મહિલા મોટર ડ્રાઇવિંગ સ્ક્રૂલમાં ડ્રાઇવિંગ શીખવા આવનારમહિલાએ લર્નિંગ લાયસન્સ લેવું પડશે

કલામ જેવી ફિલ્મ દર્શાવાશે